આ પ્રતિનિધિ મંડળમાં વાણિશ્યમંત્રી વિલ્બર રોશ ઉર્જામંત્રી ડેન બ્રાઉલેટી રાષ્ટ્રીય સલામતી સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન વરિષ્ઠ સલાહકાર સ્ટિફન મિલરનો સમાવેશ થાય છે રાષ્ટ્ર પ્રમુખના સલાહકાર અને તેમના પુત્રી ઈવાન્કા ટ્રમ્પ અને ઈવાન્કાના પતિ જે કુશનર પણ ભારત આવવાના છે અમેરિકાના ભારત ખાતેના રાજદ્રત કેન જસ્ટર પ્રતિભિધિ મંડળ સાથે ફરશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની આ મુલાકાત બંન્ને દેશોના ગાઢ દ્વિપક્ષીય સંબધોનો પરીચય આપે છે

મન કી બાતના કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દુરદર્શનના બધા જ નેટવર્ક તથા દુરદર્શનની ડીટીએચ પરથી પણ કરાશે

અગાઉની સૂચના મુજબ કાઠમંડુ ઇન્ડીનેશિયા વિએતનામ અને મલેશિયાથી વિમાનમાં ભારત આવતા મુસાફરોની સાર્વત્રિક સ્કિનિંગ કરવાની કામગીરી શરૂ થવાની જાણકારી આ બેઠકમાં અપાઇ હતી

વી સબ સ્ટેશનનું રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરના ફસ્તે લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે શ્રી આહિરે જણાવ્યું હતું કે કચ્છ દેશ અને દુનિયામાં સૌથી વિકાસશીલ જિલ્લો બની રહ્યો છે રાજ્ય સરકારના પ્રયાસોથી વાગડ વિસ્તારમાં નર્મદાના નીરની પધરામણીના કારણે આ વિસ્તાર લીલોછમ બની રહ્યો છે વાગડ વિસ્તાર સહિત કચ્છમાં નવા મોટા ડેમો બનાવવા પણ રાજ્ય સરકારમાં રજૂઆતો કરાઇ હોવાનું રાજ્યમંત્રીશ્રી વાસણભાઇએ ઉમેર્યું હતું

વી

કિડિયાનગર સબ સ્ટેશન કાર્યરત થવાથી રાપર તાલુકાના અનેક ગામોના ફિડરોને વીજદબાણની સમસ્યાનું નિવારણ આવશે અને વીજપૂરવઠો આપી વધારાની વીજમાંગ સંતોષી શકાશે

એટલું જ નહીં કેન્દ્ર સરકાર દ્વારા પણ ધોળાવીરાની સાઇટને પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વિકસાવવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં જે પાંચ ધરોહર પસંદ કરવામાં આવ્યા તેમાં ધોળાવીરાનો સમાવેશ કર્યો છે આ પ્રંસગે સાંસદશ્રી વિનોદ યાવડાએ કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે ધોરડો અને માંડવી બીય બાદ હવે વાગડને પણ જોડવામાં આવતા આવનાર સમયમાં આ વિસ્તારની કાયાપલટ થશે તેમ જણાવ્યું હતું

કે જનરલ હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આવતી જરૂરી સગવડોના અનુપાલન માટે કેન્દ્ર સરકારની ક્વોલીટી કાઉન્સિલ ઓફ ઇન્ડિથા એ હોસ્પિટલને કાંસ્ય ગુણવત્તા ધોરણ પ્રમાણપત્ર અર્પણ કર્યું છે

જનરલને આ પ્રમાણપ ત્ર મળતા સરકારની અને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી યોજનાની પ્રોત્સાહિત પ્રણાલી મુજબ હોસ્પિટલની પ્રવર્તમાન તમામ સગવડોની ગુણવત્તામાં નિર્ધારિત સુધારો વધારો કરી શકાશે તેમ એક યાદીમાં જણાવાયું છે